ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આજે આંતરરા ષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિતે યોજાયેલા સમારોહમાં મુખ્યમંત્રી શ્રીરૂપાણીએ આ મુજબ જણાવ્યું હતું

આ પ્રસંગે મુખ્યમંત્રીએ મહિલા સ્વાવલંબન યોજનાના તેમજ વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીઓને ચેક અર્પણ કર્યા હતા

આ ઉપરાંત જેન્ડર બજેટ ડેશબોર્ડ લોન્ચિંગ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગની ડીજીટલ બુકનું લોન્ચિંગ પણ કરાયું હતું

આ ગ્રાન્ટના કારણે ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્યો ગ્રામીણ રસ્તાના કામ તથા કોર્પોરેશન વિસ્તારના મહિલા ધારાસભ્ય શહેરી વિસ્તારમાં સડક બાંધકામ અને મરામત ના કામ હાથ ધરી શકશે આ ભંડોળ ની ફાળવણી માર્ગ મકાન વિભાગ દ્વારા ફાળવી થશે તેમ ઉમેર્યુ હતું

તાપી જિલ્લાના વ્યારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે મહિલા ખેડૂતોની ઉપસ્થિતિમાં મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ખેડૂત મહિલાઓ ઉપસ્થિત રહી પોતાના ખેતી પશુપાલન ક્ષેત્રના પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા સુરેન્દ્રનગર જીલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સુરેન્દ્રનગર સ્થિત રંભાબેન ટાઉનહોલ ખાતે આંતરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે બેટી બયાવો બેટી પઢાઓ યોજના થીમ પર મહિલા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અરવલ્લી જિલ્લાના મોડાસાના નગરપાલિકાના ટાઉનહૉલ ખાતે જિલ્લા બાળ વિકાસ કચેરી અને મહિલા અને બાળ કલ્યાણ કચેરીના સંયુકત ભાગરૂપે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણી કરાઈ જે નિમિત્તે જિલ્લા શિક્ષણા ઘિકારીએ ઉપસ્થિત મહિલાઓને સરકાર દ્વારા અમલમાં મૂકેલી યોજનાઓનો લાભ લેવા જણાવ્યુ હતું

જિલ્લા કલેકટર એન

ડામોરે ગ્રામીણ મહિલાઓના સખીમંડળો સખી સંઘો સહીત જુદા જુદા ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતી મહિલાઓને આ વેળાએ અભિનંદન પાઠવ્યા હતા તેમજ ગ્રામ્ય સ્તરે કામ કરતા સખી મંડળોને એક પણ ગ્રામીણ દીકરી અભ્યાસ વિના રહી ન જાય તે જોવા હિમાયત કરી હતી

દોડમાં દેશનું નામ રોશન કરનાર સરિતા ગાયકવાડ કહે છે કે મહેનતકશને સિધ્ધી અયૂક મળે છે તેમણે ઉમેર્યું હતું કે નાના ગામની દીકરીઓ પણ સમજે કે જો કૌવત હોય તો સરકાર હાથ પકડે જ છે

ઈન્ડિયા પ્રોમિસ કોસ્મેટોલોજીસ્ટના ફાઉન્ડર ડોક્ટર રાજીકા કચેરીયાએ મુખ્ય અતિથી તરીકે વિદ્યાર્થીનીઓને સંબોધતા જણાવ્યું હતું કે આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સ્કીલ બેઝ્ડ પ્રતિભાઓને ફાળો અતિ આવશ્યક છે જેમાં મહિલાઓ વિશેષ યોગદાન પૂરું પાડશે વધુમાં તેમણે મહિલાઓના સ્વાસ્થ્ય સંબધીત ચર્યા પણ કરીને માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે વિવિધ પ્રકારની સમસ્યાના પર બે મીનીટની વિડિયો સ્પર્ધા યોજાઇ હતી

ભારત સરકાર દ્વારા ઘઉં માટે લધુત્તમ ટેકાનો ભાવ રૂા

વિધાનસભા ગૃહમાં જળસંગ્રહ સંદર્ભે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આ મુજબ જણાવ્યુ હતું

ગુજરાત વિધાનસભા ખાતે ચાલી રહેલા અંદાજપત્ર સત્ર દરમિયાન નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલએ વિશ્વ મહિલા દિન નિમિત્ત મહિલાઓને શુભેચ્છા પાઠવી હતી

વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું કે રાજ્યમાં થતી ખનીજ ચોરી અટકાવવા તથા ખનીજયોરોને પકડવા માટે ખાણ ખનીજ ખાતાની ફ્લાઇંગ સ્ક્વૉડ ઉપરાંત ડ્રોનની મદદથી સતત સર્વેલન્સ પણ કરવામાં આવે છે મંત્રીશ્રીએ ઉમેર્યું કે રાજ્યમાં ખાણોલીઝોના ચેકિંગની કાર્યવાહીમાં હાલ કોઈ પણ પ્રકારની રાજકીય દખલગીરી રહી નથી આ કાર્યવાહીમાં રાજકીય દખલગીરી બિલકુલ ચલાવી ન લેવા માટે પણ અધિકારીઓને કડક સૂચનાઓ આપવામાં આવી છે આકસ્મિક દરોડાઓ પાડીને છેલ્લાં બે વર્ષમાં રૂા

કોરોનામાં જીવ ગુમાવનાર પ્રત્યેક પોલીસકર્મીના પરિવારને રૂા

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના અકાળા ગામે યોજાયેલ પ્રાકૃતિક કૃષિ શિબિરમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતે આ મુજબ જણાવ્યુ હતું રાજ્યપાલશ્રીએ પર્યાવરણ જાળવણી ગૌવંશનું સંવર્ધન અને ખેડૂતોને ખુશહાલ બનાવવા માટે પ્રાકૃતિક ખેતી પર ભાર મૂક્યો હતો

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે કાર્યક્રમ સ્થળે આયોજિત કૃષિ પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી

આ દિવસે સોમનાથ મહાદેવની મહાઆરતી યાર પ્રહારની તેમજ મહાપૂજા કરવામાં આવશે જોકે કોરોના મહામારીને ધ્યાને રાખતા આ વર્ષે પરંપરાગત નિકળતી પાલખી યાત્રા નહી યોજાય તેમજ આ વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમો મર્યાદિત સંખ્યામાં હોલમાં યોજાવામા આવનાર છે તો આ પર્વના અનુસંધાને શિવકથા પણ હોલમાં યોજાશે મહાશિવરાત્રીના દિવસે યાત્રિકો માટે દાતાઓ તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા ચોપાટી મેદાનમાં જગ્યા ફાળવવામાં આવી છે જેમાં આ વર્ષે શિવરાત્રીના દિવસે મહિલાઓ દ્વારા નિર્માણ કરાયેલ હસ્તકલા ઉત્પાદનનુ વેચાણ માટે સ્ટોલ રાખવામાં આવેલ છે હાલમાં સોમનાથ ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે

આ અભિગમ સમગ્ર રાજ્યમાં એકમાત્ર અરવલ્લી જિલ્લામાં શરૂ કરવામાં આવ્યો છે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જિલ્લાની દસ શાળામાં પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો